વિવિધ રમતોવાળી આ સ્પર્ધાનો કટકના જવાહરલાલ નહેરૂ ઇન્ડોર સ્ટેડિથમ ખાતે ભવ્ય સમારંભ સાથે શુભારંભ થશે આ સમારોહમાં ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાઇક અને કેન્દ્રિય રમત ગમત મંત્રી કિરેન રીજીજુ સહિત અનેક મહાનુભાવો અને રમતવીરો હાજર રહેશે

રમતોમાં તીરંદાજી એથલેટીકસ બોકસીંગ ફેન્સીંગ જુડો સ્વીમીંગ વેઇટ લીફટીંગ કુસ્તી બેડમીન્ટન બાસ્કેટબોલ ફુટબોલ હોકી ટેબલ ટેનીસ ટેનીસ વોલીબોલ રગ્બી અને કબડ્ટીનો સમાવેશ થાય છે

તેમની થાદીમાં શંકાસ્પદ રીતે હુબઇ અને વુહાનનો સમાવેશ ન હતો જો કે આ ટુકડીને છેલ્લે ચીની સરકારેવુહાન જવાની પરવાનગી આપી હતી

આ નિષ્ણાંત ટીમે ચીનના આરોગ્ય નિષ્ણાંતો સાથે મળીને ટેલી કોન્ફરન્સથી ફબઇના સત્તાવાળાઓ સાથે વાત કરી હતી અને રોગયાળાની સ્થિતિ નિયંત્રણ અને નિવારણના પગલાની માહિતીની ચર્ચા કરી હતી

ગઇકાલે ભિલાઇ શહેરમાં પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી પ્રધાને કહ્યું કે દેશને પાંચ દ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં સ્ટીલ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે તેમની છત્તીસગઢની બે દિવસની મુલાકાત દરમિયાન દુર્ગ જીલ્લામાં ભિલાઇ સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લીધી અને પ્લાન્ટ અધિકારીઓ સાથે બેઠક કરી હતી

પાંચ ફજાર વર્ષ પહેલાના ખોરાક ઇતિહાસનો સમાવેશ કરતા આ પ્રદર્શનનું નામ છે હિસ્ટોરીકલ ગેસ્ટ્રોનોમીકા ધી ઇન્ડસ્ ડાઇનીંગ એકસપોરીયન્સ નેશનલ મ્યુઝીયમ અને વન સ્ટેશન મિલિયન સ્ટોરીસ ધ્વારા સંયુકત રીતે તેનું આયોજન કરાયું છે આ પ્રદર્શનમાં ખોરાકની ટેવો ખાદ્ય પ્રસંસ્કરણની રીતો અને હરપ્પનના સંબંધિત સ્થાપત્યનું નિદર્શન કરાયું છે આકાશવાણી સાથે વાતચીતમાં નેશનલ મ્યુઝીયમના અધિક નિયામક સુબ્રતા નાથે કહયું કે આ પ્રદર્શન મુલાકાતીઓને પ્રાચીન ખાદ્ય સંસ્કૃતિની ઝલક આપે છે

ગૃહ મંત્રી અમીત શાહે ગઇકાલે માલદીવના ગૃહમંત્રી શેખ ઇમરાન અબ્દુલ્લા સાથે દિલ્ફી ખાતે બેઠક થોજી હતી બંને દેશોઅખે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં વીસ્તારને આવકાર્યો હતો જેના કાયદાના અમલીકરણ ત્રાસવાદ સામેની લડાઇ ગુના નશીલા પદાર્થોની હેરાફેરી અને ક્ષમતા નિર્માણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને બંને દેશોના અધિકારીઓ જોડાયા હતા

અમેરીકાના ગૃહ સચિવ માઇક પોમ્પીઓએ કહયું કે શાંતીના લાંબા માર્ગ પર આ મહત્વનું પગલું છે જો તે સફળ રહેશે તો બંને દેશો બે દશકના સંઘર્ષનો અંત લાવવાના પ્રથમ તબકકાના કરાર પર સહી કરશે આ સમજુતી સ્થાનિક સમય મુજબ રાત્રે બાર વાગે શરૂ થશે અમેરીકા અને અફઘાન તાલીબાનના પ્રતિનિધિઓ વચ્ચે એક વર્ષથી વધુ યાલેલી વાટાઘાટો પછી આ પગલુ લેવાયું છે એક નિવેદનમાં તાલીબાનના વાટાઘાટકારોએ કહયું કે આ કરાર પર ફસ્તાક્ષર કરતા પહેલા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને એવી આશા છે કે તેનાથી દેશમાંથી વિદેશી દળો પુર્ણ રીતે નિકળી જાય અને શાંતી સ્થપાય તેનો પાયો નંખાશે

જો પાકિસ્તાન આ કામમાં નિષ્ફળ નિવડે તો એફએટીએફ એ પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મુકવાની સંભાવના છે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં યથાવત રાખતા તેણે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી નાણાંકીય સહાય મેળવવી મુશ્કેલ બનશે

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે જાપાનમાં રખાયેલા આ ક્રઝ જ્રહાજ ડાયમંડ પ્રિન્સેસ પરથી પાછા ફરનારા મુસાફરોમાંથી વધુ કેસો નોંધાય તેવી શકયતા છ

કેટલાક અમેરીકી દર્દીઓ સાજા થઇ ગયા છે

વિવિધ તબકકાના વિજેતાઓ કુલ અઢી કરોડ રૂપિયાના ઇનામો જીતશે આ હેકાથોન ડેવલપર્સ વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ્સ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો શૈક્ષણિક સંસ્થાઓ અને ભારતમાં નોંધાયેલી કંપનીઓ અને બિન નિવાસી ભારતીયો માટે ખુલ્લી છે

નાઇઝરની રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે માલી અને બુર્કીના ફાસોની નિકટ વિશાળ તિલાબેરી ક્ષેત્રમાં યલાવવામાં આવેલા બોમ્બ બનાવવાના સાધનો અને વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા તેમણે એમ પણ જણાવ્યું છે કે બંને દેશોના સલામતી દળોને કોઈ નુકસાન થયું નથી

ન્યુઝીલેન્ડ માટે ટીમ સાઉથી અને કાયલ જેમીસને યાર યાર જયારે ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ લીધી હતી